પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચ છ કોરોના વાયરસના વાવડના પગલે ગુજરાત સરકાર વ્રારા સમિક્ષા કરવામાં આવી ફાર્માસ્યુટીકલ ને મેડિકલ ડિવાઇસ માટે કેન્દ્ર સરકારની બે ડેડિકેટેડ પાર્ટ મંજૂર કર્યા ડાંગ દરબારનો આહવામાં પરંપરાગત રીતે આરંભ રાજયના વિવિધ જિલ્લાઓમાં ઠેરઠેર કમોસમી વરસાદ

એસ

આઈ બી ની કામગીરી સરકારી યોજનાઓ અનાલ ત્રકારત્વની આયાર સંહિતા વિશાવિગતવાર માહિતી આલ વામાં આવી હતી આ પ્રસંગાજિલ્લા કલક્રટર સી

નેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે ભાવનગરમાં કડાકા ભડાકા સાથે ઝરમર વરસાદ થયો હતો સોનગઢ શિહોર પલીતાણા વાળુકડ સમઢિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફળવો ભારે વરસાદ થઈ ગયાના હેવાલ છે પાટણમાં પણ હવામાન પલટાતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા સમી હારીજ શંખેશ્વર પંથકમાં ગાજવીજ ને વાવાઝોડા સાથે ધીમીધારે કમોસમી વરસાદ થયો હતો જીરું યણા સવા ઘઉં રાયડુએરંડા સહિતના પાકોને નુકશાન જવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે

મદાવાદના ઘણાખરા વિસ્તોરામાં પણ વરસાદી ઝાપટા થયા માવઠાને કારણે ખેડૂતોનો તૈયાર પાક બગડી શકે છે

તે પૈકી